ભારતે પાકિસ્તાનના નાનકાના સાહેબ ગુરુદ્વારામાં થયેલા હિંસક પ્રદર્શનની કડક નિંદા કરી છે

ટન શાકભાજી અને જરૂરી ચીજવસ્તુઓનું પરીવહન કરાશે

આજે વિશ્વ બ્રેઇલ દિવસ ઉજવાઇ રહયો છે હવાઇ ફ્મલામાં ઇરાનના કમાંડર કાસીમ સુલેમાનીના મૃત્યુ બાદ અમેરિકા પશ્ચિમ એશિયામાં વધુ ત્રણ હજાર સૈનિકો મોકલી રહયું છે

ભારતે પાકિસ્તાન સરકારને શિખ સમુદાયની સુરક્ષા સુનિશ્ચિત કરવા તાત્કાલિક પગલા લેવા જણાવ્યું છે વિદેશ મંત્રાલયે કહ્યું છે કે ભારત નાનકાન સાહેબ ગુરૂદ્વારામાં ગઇકાલે થયેલી ઘટનાને લઇ ચિંતીત છે મંત્રાલયે કહયું કે શીખ સમુદાયને શ્રી ગુરૂનાનક દેવજીના જન્મ સ્થાન પવિત્ર નાનકાના સાહેબમાં હિંસાનો સામનો કરવો પડે તે ચિંતાનો વિષય છે મંત્રાલયે કહયું કે ગુરૂદ્વારામાં શિખ સમુદાયના સભ્યો પર ફમલામાં સામેલ લોકો સામે કડક કાર્યવાહી થવી જોઇએ ભારતે પાકિસ્તાનને પવિત્ર નાનકાના સાહેબ ગુરુદ્વારા અને તેના આસપાસના વિસ્તારોની ગરીમા જાળવી રાખવા અને તેની સુરક્ષા માટે તમામ પગલાં લેવા જણાવ્યું છે

લદાખ વિસ્તારના ઝોઝીલા થી શ્રીનગર અને રોફતાંગ થી મનાલીના માર્ગો ભારે બરફવર્ષાના કારણે બંધ હોય છે માટે જરૂરી ચીજવસ્તુઓ અને શાકભાજી માટે લદાખ વિસ્તારને હવાઇ પુરવઠા પર આધાર રાખવો પડે છે અત્યાર સુધી પર્વતીય પરીષદ હવાઇ કંપનીની માલવાહક સેવાઓ પર અવલંબિત ફતી

નાગરીકોને ઉપયોગી ચીજવસ્તુઓના પરીવહનની આ સેવાનો આવતા અઠવાડીયાની પ્રારંભ થશે

જેનો ભાર લેહ લદાખના ઉપભોકતા પર પડે છે

શ્રી સ્ટાન્ઝીને લેહ લદાખમાં જરૂરી ચીજવસ્તુઓના અભાવની અફવાને નકારી કાઢી છે તેમણે કહ્યું કે પર્વતીય પરીષદ ધ્વારા ચલાવતા સુપર બજારમાં તમામ ચીજવસ્તુઓનો પર્યાપ્ત જથ્થો છે

શર્મા એ કહ્યું કે નીયલા સ્તરેથી અસરકારક ફીડબેક મેળવવાની મજબુત વ્યવસ્થા ધ્વારા સરકારે કેન્દ્ર શાસિત પ્રદેશના લોકોની ફરીયાદનું નિવારણ સુનિશ્ચિત કર્યુ છે શ્રી શર્મા જમ્મુ આવેલા કેટલાક પ્રતિનિધિ મંડળ સાથે વાતયીત કરી રહ્યાં હતા આ પ્રતિનિધિ મંડળને તેમને પડતી વિવિધ મુશ્કેલીઓ અંગે વાતયીત કરવા બોલાવાયા હતા

પરંતુ તેનો હેતુ પાડોશી દેશોમાં ધાર્મિક સતામણીનો ભોગ બનેલા લોકોને માનવીય ધોરણે સમર્થન આપવનો છે તેમણે વિરોધ પક્ષો સીએએ મુદ્દે લોકોને ગેરમાર્ગે દોરી રહયાં હોવાનો આક્ષેપ કર્યો હતો શ્રી નડ્રાએ કહયું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં દેશે વિશ્વભરમાં પ્રતિષ્ઠા મેળવી છે કેન્દ્રીય આયુષ મંત્રી શ્રીપદ નાઇકે કહયું કે વિપક્ષો લોકોને ગેરમાર્ગે દોરવાના બિનજરૂરી પ્રયાસો કરી રહ્યાં છે મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે કહ્યું કે ગોવા સીએએને સમર્થન આપે છે

મહત્વનું છે કે આ નવો નંબર યાત્રિઓને યાદ રાખવામાં સરળ રહેશે અને રેલ યાત્રા દરમિયાન પોતાની જરૂરિયાત મુજબ ત્વરિત રેલવે વિભાગનો સંપર્ક કરી શકાશે

આ નંબર પર માત્ર સ્માર્ટ ફોન જ નફીં પરંતુ કોઈપણ મોબાઇલ ફોનથી કોલ કરી શકાય છે

આ વિષય વસ્તુ હેઠળ ભારતીય સાહિત્ય અને ભારતીય તથા વિદેશી લેખકો પર ગાંધીજીનો પ્રભાવ તથા લેખક સંપાદક પત્રકાર પ્રકાશક કોમ્યુનિકેટર તરીકે શ્રેષ્ઠ એવા મહાત્મા ગાંધી વિષય પર વિશેષ ભાર મુકાશે

ચિદમ્બરમની પુછપરછ કરાઇ હતી મની લોન્ડરીંગ નિવારણ કાયદા હેઠળ તેમનું નિવેદન નોંધાયુ હતું નોંધનીય છે કે આ મામલો કરોડો રુપિયાના કથિત વિમાન કૌભાંડ અને આંતરરાષ્ટ્રીય એર લાઇન્સને હવાઇ માર્ગોમાં કરાયેલી અનિયમિતતાથી એર ઇન્ડિયાને પહોચેલા નુકશાન સંબંધિત છે

બગદાદમાં અમેરીકી રાજદુતવાસમાં આ અઠવાડીયે ઇરાન સમર્થિત લશ્કર અને તેમના સમર્થકો ધ્વારા બળજબરીથી કરાયેલા પ્રવેશ બાદ આ વધારાના સૈનિકો મુકાઇ રહથાં છે આ પહેલા કુવૈતમાં લગભગ સાતસો સૈનિકો તૈનાત કરાયા છે

અમેરીકાએ ઇરાન અમેરીકી હિતો પર હુમલો કરવાની યોજના બનાવી રહયું હોવાનો દાવો કર્યો છે આ હ્મલાથી અમેરીકા અને ઇરાન વચ્ચે તણાવમાં વધારો થયો છે અને ઇરાને પોતાના કમાંડરની હત્યાનો બદલો લેવાની ધમકી આપી છે અમેરીકાના વિદેશ મંત્રી માઇક પોમ્પીઓએ હવાઇ હુમલાને કાનૂની રીતે યોગ્ય ગણાવતા કહયું કે પશ્ચિમ એશિયા ક્ષેત્રમાં અમેરીકા અને તેના હિતો વિરૂધ્ધ જોખમ ઉભુ થયું છે પોમ્પીઓએ ગઇકાલે વિશ્વના નેતાઓ સાથે વાતચીત કરી અને ડોનાલ્ડ ટ્રમ્પના ફવાઇ ફમલાના આદેશના કારણોનો બયાવ કર્યો હતો